જુદા જૂદા રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો મતદાતાઓને રીઝવવા દેશના જુદા જૂદા વિસ્તારોાં રેલી યોજી રહ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભાના સાંસદ તરીકે બીજી વખત ત્યાંથી ચૂંટણી લડી રહ્યા છે ભાજપ નેતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં મઉ ખાતે જાહેરસભા સંબોધી હતી તેમણે ગરીબ ખેડ્રત મહિલાઓના કલ્યાણ માટેની સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી અને કહ્યું કે ખેડૂતોના ખાતામાં રોકડ સહાયનો પ્રથમ હપ્તો જમા કરાયો છે શ્રી મોદી આજે ઉત્તરપ્રદેશમાં મિરજાપુર અને ચંદ્રોલી તથા પશ્ચિમ બંગાળમાં મથુરાપુર અને ડમડમ ખાતે જાહેરસભા કરવાના છે

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી કુશીનગર અને પટણામાં તથા મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરા મહારાજગંજમાં જાહેરસભા કરવાના છે

પશ્ચિમ બંગાળની નવ બેઠકો માટે આ રવિવારે મતદાન થવાનું છે ભાજપા અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન મંગળવારે કોલકતામાં થયેલા તોફાન પછી ચ્રંટણી પંચે ચ્રંટણી પ્રચાર પર પ્રતિબંધ મૂક્યો હતો નવી દિલ્હીમાં નાયબ ચૂંટણી કમિશનર ચંદ્રભૂષણ કુમારે જણાવ્યું કેચૂંટણી પંચે સૌપ્રથમવાર પોતાની બંધારણીય સત્તાનો ઉપયોગ કર્યો છે આ ઉપરાંત ગ્રહ વિભાગના અગ્રસચિવ અત્રી ભટ્ટાચાર્ય અને સીઆઈડી અધિક પોલીસ મહાનિયામક રાજીવક્રમારને દ્રર કરવાના આદેશ આપ્યા છે ચૂંટણી પંચે કેળવણીકાર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમાને ખંડીત કરવાની બાબતની ટીકા કરી છે ભાજપ પ્રમુખ અમીત શાહે આક્ષેપ કર્યો છે કે પ્રતિમાને ખંડીત કરવામાં તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો સંડોવાયેલા છે મંગળવારે તેમના રોડ શોમાં પણ હિંસા ફેલાવી હતી વિકાસ પર પ્રતિક્રિયા આપતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ ચૂંટણી પંચના નિર્ણયને અસંવેધાનિક અને અનૈતિક ગણાવ્યો

પશ્ચિમ બંગાળની નવ બેઠકો ડમડમ બરસાત બશીરહાટ જયનગર મથુરાપુર ડાયમંડ હાર્બર જાદવપુર કોલકતા દક્ષિમ અને કોલકતા ઉત્તર પર રવિવારે મતદાન યોજાશે

પક્ષ પ્રવક્તા રણદીપસિંહ સૂરજેવાલાએ નવી દિલ્હીમાં જણાવ્યું કે પંચ ભાજપના દબાણ હેઠળ કામ કરે છે અને પ્રધાનમંત્રીની ડમડમ તથા મથુરાપુરની જાહેરસભાોને અસર ના થાય તે રીતે નિર્ણય કર્યો છે શ્રી સૂરજેવાલાએ કહ્યું કે કોલકાતામાં હિંસા માટે ભાજપ પ્રમુખ અમીત શાહ જવાબદાર છે

કોંગ્રેસના ધારાસભ્ય અને નગરપાલિકા બાબતોના મંત્રી સી

શિવાલીએ રાજીનામું આપતાં કુંડાગોલ બેઠક ખાલી પડી હતી ચિંચોલી બેઠક પરના કોંગ્રેસના ધારાસભ્ય ઉમેશ જાદવે રાજીનામું આપી બેઠક ખાલી કરી હતી તેઓ ભાજપના ઉમેદવાર તરીકે કુલબર્ગીમાંથી કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે સામે ચૂંટણી લડી રહ્યા છે

શ્રી સોનોવાલે ગ્રહમંત્રીને હાલની પરિસ્થિતિ અંગે જાણકારી આપી શ્રી સિંહે ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા વ્યક્ય કરી પોલીસ અને અન્ય એજન્સીઓ ઘટનાની તપાસ કરી રહી છે આસામના મુખ્યમંત્રીએ રાજ્યના ડીજીપીને વિસ્ફોટની તપાસ કરવાના આદેશ આપ્યા છે મુખ્યમંત્રી આજે સાંજે ગુવાહાટીમાં એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક યોજશે બેઠકમાં ઘણા વરિષ્ઠ પોલિસ અને ગૃહ વિભાગના અધિકારી ઉપસ્થિત રહેશે ઘટના બાદ શહેરમાં સલામતી વ્યવસ્થા વધારી દેવામાં આવી છે

પરિણામે હજારો ભારતીય વ્યાવસાયિકોની ગ્રીન કાર્ડ માટેનો રસ્તો સરળ બનશે ટ્રમ્પ સરકારના વરિષ્ઠ સલાહકાર જેરેડ કુશનર દ્વારા તેયાર કરાયેલા આયોજનમાં સરહદી સલામતિને ખાસ પ્રાધાન્ય અપાયું છે આ ઉપરાંત ગ્રીન કાર્ડ હેઠળ કાનૂની રીતે કાયમી વસવાટની વ્યવસ્થામાં સુધારા પર ભાર મૂકાયો છે પરિણામે ઉચ્ચશિક્ષણ ધરાવતા તથા વ્યાવસાયિક લાયકાત ધરાવતા લોકોને સરળ રીતે ઈમિગ્રેશનનો લાભ મળી શકે આજે વ્હાઈટ હાઉસના રોજ ગાર્ડનમાં શ્રી ટ્રમ્પ આ અંગે વિધિવત જાહેરાત કરશે

આ અંગેનું એક જાહેરનામું બહાર પાડીને અમેરિકાની કંપનીઓને વિદેશી ટેલીફોન કંપનીઓના નેટવર્ક વાપરવા પ્રતિબંધ ફરમાવ્યો છે જોકે તેમાં કોઈ ચોક્કસ કંપનીના નામનો ઉલ્લેખ નથી પરંતુ સમીક્ષકોના જણાવ્યા અનુસાર ચીનની કંપની હુવેઈને ધ્યાનમાં રાખીને નિર્ણય કર્યો છે અમેરિકા સહિત ઘણા દેશોએ શંકા વ્યક્ત કરી છે કે હુવેઈ કંપનીના નેટવર્ક હેઠળ ચીન દેખરેખ રાખે છે જોકે હુવેઈએ આ બાબતનો રદિયો આપ્યો છે ચીન સાથેના વેપાર યુદ્ધના પરિણામે પણ અમેરિકાએ આ નિર્ણય કર્યો છે

જોકે શીખ યુવાનો દ્વારા પહેરાતા પ ટકા અને યહુદી યુવાનોના કીપ્પાને પ્રતિબંધમાંથી બાકાત રખાયા છે સંસદે તેને બે તૃતિયાંશ બહુમતિથી મંજુરી આપી છે પરંતુ બંધારણીય અદાલતમાં તેને ધાર્મિક ભેદભાવના નામે પડકારવામાં આવે તેવી સંભાવના છે

આ પ્રદર્શનમાં તેની વિવિધ પેદાશો આરોગ્ય કૃષિ પ્રવાસન બાયોટેકનોલોજી તથા ઈલેક્ટ્રીક સાધનોના જુદા જુદા દસ પેવેલીયન છે

એક ટ્વીટર સંદેશામાં શ્રી કોવિંદે રાજ્યના તમામ લોકોને ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી

ગ્રહ વિભાગના અધિક સચિવ વિવેક ભારદ્વાજના વડપણ હેઠળની આ કેન્દ્રીય સમિતિમાં અલગ અલગ મંત્રાલયના પ્રતિનિધિઓ હતા